તાલીમ કેન્દ્રનું ઈ લોકાર્પણ કર્યું આ અવસરે મુખ્યમંત્રીશ્રી દ્વારા પાર્ક ફોર ઇન્ડસ્ટ્રિયલ એક્સેટેન્શન એન્ડ રિસર્ચ પ્રોજેક્ટ ડોક્ટર્ અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સેન્ટેન્શન રિસર્ચ એન્ઠ ઈનોવેશન ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિફ્રેસ સ્ટેડીઝ એન્ડ રિસર્ચ તથા સેન્ટર ફોર કોમયુ ટેશનલ સ્ટડીઝનું પણ છલોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ અવસરે શ્રી રૂપાણીએ જણાવ્યુ હતું કે પ્રજ્ઞા પીઠમ્ માં જ્ઞાનના નવા આયામી અને સંશોધન્નો સાકાર થશે આ નવા યુ પી એસ સી તાલીમ સેન્ટરમાં દેશના શ્રેષ્ઠ વહીવટકર્તા આઈ એ એસ

પી એસ

એફ એસ અધિકારીઓ તૈયાર થશે

થઈ છે

કચ્છ જિલ્લામાં ગઈકાલે નોંધાયેલા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં સૌથી વધુ જિલ્લામથક ભુજ શહેરી વિસ્તારમાં સાત અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ સાથે આઠ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે ગાંધીધામ શહેરી વિસ્તારમાં પાંચ રાપર શહેરી વિસ્તારમાં ચાર અને ગ્રામ્ય વિસ્તારમાં એક્ર અંજાર શહેરી વિસ્તારમાં બે અને ગ્રામ્ય વિસ્તારમાં એક મુન્દ્રા ગ્રામ્ય વિસ્તારમાં બે જ્યારે અબડાસાભુજલખપત અને નખત્રાણા ગ્રામ્ય વિસ્તારમાં એક એક પોઝિટિવ કેસ નોંધાયા હતા

એ ઈ ખાતે શરૂ થયેલી ઈન્ડિયન પ્રિમીયર લીગ આઇ પી એલ ક્રિકેટ સ્પર્ધાની મું બઈ ઈન્જિયન્સ અને ચેન્નાઈ સુ પર કિંગ્સ ઈલેવન વચ્ચેની પ્રથમ મેયમાં ચેન્નાઈ સુ પર કિંગ્સ ઈલેવનનો પાંચ વિકેટેથી વિજય થયો હતો